અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના દર્દીઓ અંગે ચિંતા ના રાખવા અને વહીવટી તંત્રને સહયોગ આપવા મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ અનુરોધ કર્યો છે પત્રકારોને માહિતી આપતાં શ્રી નહેરાએ કહયુકે ટેસ્ટિંગ વધારવાના કારણે દર્દીઓનો આંક વધુ છે જે ચિંતાનું કારણ નથી

આ તમામ શ્રમિકોનું કેન્દ્રિય ગૃહમંત્રાલયથી પરવાનગી મળ્યા બાદ ઓનલાઇન સુવિધા અને જિલ્લા હેલ્પલાઇન નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે

અમદાવાદ અને સુરતની જેમ રાજકોટમાંથી પણ પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન જવા માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે

મળતી માહિતી મુજબ આ ત્રણ કેસો બોટાદના વોરાવાડમાંથી નોંધાયા છે અને આ ત્રણેય દર્દીઓ અગાઉ પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા હતા બોટાદ જિલ્લામાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે બે દર્દીઓને તબિયત સ્થિર છે અને છ દર્દીઓ સાજા થતાં તેમણે રજા આપવામાં આવી છે

ગઇકાલે અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવ પાંચ દર્દીઓનો પોઝિટિવ રીપોર્ટ નેગેટિવ આવતા તમામને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી હાલ અરવલ્લી જિલ્લામાં કોરોનાના આઠ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અમરનાથ વર્માએ જણાવ્યું છે કે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સતત સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે લોકોને અપીલ કરી છે કે તેઓ કામવિના બહાર ન નિકળે અને સામાજિક અંતર રાખે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરને માસ ક્વોરોંટાઇનમાંથી સંપૂર્ણ મુક્તિ મળી છે

આ તમામ પોઝિટિવ કેસના ત્રીજા રિપોર્ટ નેગેટીવ આવતા છ દર્દીઓને રજા આપવામાં આવી છે

જો કે તેમ છતાં લૉકડાઉનનું યુસ્ત પાલન કરવાનું રહેશે તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું ફરજિયાત રહેશે કોરોના હોટસ્પોટ બનેલા આણંદ જિલ્લાના ખંભાતના સાત દર્દીઓના મોત નીપશ્યાં છે જોકે એક મહિલાનું તો ગંભીર ઇજાના પગલે કોરોનાગ્રસ્ત હાલતમાં મોત થયું હતું

જ્યારે ખંભાતના એક દર્દીનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી રાહત રહી છે કે એક પણ નવો પોઝિટિવ કેસ કે રીપોર્ટ નોંધાયો નથી

હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે

તેની સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા ખેડા જિલ્લામાં દ્વિયક્રી વાહન પર બે જણને બેસીને ના જઈ શકે કોઈ પણ પ્રકારના કામ વગર કોઈપણ વ્યક્તિ વાહન લઈને નીકળી ન શકે તે મુજબ નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત આવશ્યક કારણ વગર સમય સીમા પછી દ્વિચક્રી વાહનો ઉપર પ્રતિબંધ હતો દરમિયાન તમામ કાયદાનું પાલન થાય તેમજ લોકડાઊન દરમિયાન વગર કારણે વાહનોની અવરજવર ના થાય તેથી ખેડા જિલ્લાની હૃદ ઉપર તેમજ શહેરમાં જિલ્લા પોલીસ હોમગાર્ડઝ સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

જુના વાણકરવાસમાં રહેતા કુરેશી પરિવારના જ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે

દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે ગવર્મેન્ટ કોરાંટાઇનમાં ખસેડાયા છે

કચ્છમાં આંગણવાડી કાર્યકર બહેનો કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા માટે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે તેના ઉપર ધ્યાન આપી રહી છે શાળા અને આંગણવાડી કે ન્દ્ર બંધ હોવાથી દરેક બાળકના ઘરે આરોગ્યપ્રદ પૂરક ખોરાકના પેકેટ તેના વાલીઓને આપવામાં આવી રહ્યા છે